ગઈકાલે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ શક્તિ અભિયાન અને વરસાદી પાણીનો સંગ્રહ એ વિષય પર બોલતાં શ્રી મોદીએ નોંધ્યું કે જળ શક્તિ મિશનથી લોકજાગૃતિ વધી રહી છે ગ્રામજનો વરસાદી પાણીને બચાવવા અને પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા અન્ય લોકોને શિક્ષિત કરવા પ્રયાસ કરી રહ્યા છે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે જો વરસાદી પાણીનો વધુ સારી રીતે સંગ્રહ થશે તો તે ભૂગર્ભજળ પરનું અવલંબન ઘટાડશે વરસાદ દરમિયાન પાણીની બયત થાય તો દુષ્કાળ દરમિયાન થતા નુકસાન પર નિયંત્રણ રાખી શકાય છે આ પ્રસંગે કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓએ કેન બેતવા લિંક પ્રોજેક્ટને લાગુ કરવા ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા નદીઓના જોડાણ માટેની રાષ્ટ્રીય યોજનાનો આ પહેલો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટમાં દૌધન બંધના નિર્માણ અને બે નદીઓ કેન થી બેતવા નદીને જોડતી નહેર દ્વારા પાણી પૂરું પાડવાનો સમાવેશ થાય છે

રાજ્યસભા પહેલાથી જ ખરડી પસાર કરી યૂકી છે

આ ઉપરાંત વીમા કંપનીઓના માલિકી અને નિયંત્રણ પરના પ્રતિબંધોને દૂર કરવાની પણ જોગવાઈ છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે બિલ પર બોલતાં કહ્યું કે વીમા ક્ષેત્રે એક મોટા અને લાંબા ગાળાના રોકાણની જરૂર હોય છે

તેમણે ખાતરી આપી હતી કે નીતિધારકોનું ભંડોળ ફક્ત દેશમાં જ રોકાણ કરાશે એલઆઈસીના ખાનગીકરણના વિરોધના આક્ષેપોનો સામનો કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે આ બિલનો એલઆઈસી સાથે કોઈ ખાસ સંબંધ નથી પરંતુ સમગ્ર વીમા ક્ષેત્ર માટે છે સુશ્રી સીતારમણે જણાવ્યું કે વિવિધ લોકો સાથે પરામર્શ કર્યા પછી આ બિલ લાવવામાં આવ્યું છે

સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે યાલુ નાણાંકીય વર્ષના શરૂઆતના કેટલાક મહિનાઓ કોરોનાના લીધે વેડફાયા હોવાથી આ સિદ્ધિ નોંધપાત્ર છે ધોરીમાર્ગોના નિર્માણની કામગીરી વધુ વેગવાન બને તે હેતુથી મંત્રાલયે ધણા પગલાં લીધા છે

પૂર્વ નાયબ રાજ્યપાલ શ્યામલ ગોપીનાથ આ સમિતિના અધ્યક્ષ હશે અન્ય સભ્યોમાં વિવિધ બેકિંગ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરાશે આ સમિતિનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે આરબીઆઈ દ્વારા અગાઉ ઓન ટેપ લાઈસન્સિંગ તરીકે ઓળખાતી બેકિંગ મંજૂરી આપવાની પ્રક્રિયા માટેની યોજનાની કરાયેલી જાહેરાત અંતર્ગત આ સમિતિની રચના કરાશે